પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વખતના સામાન્ય અંદાજપત્રમાં સૂચવેલા નવાં સુધારાથી અર્થતંત્રને પ્રોત્સાહન મળશે અને દરેક નાગરિક આર્થિક રીતે વધુ સશક્ત બનશે નાણાંમંત્રી સીતારમણે જણાવ્યું છે કે સરકાર આવકવેરા પ્રક્રિયા સરળ બનાવવા તથા લોકો સ્વેચ્છાથી વેરો ભરે તેવું ઈચ્છે છે

ભારતીય સમય મુજબ આ મેચ બપોરના સાડા બારથી શરૂ થશે

તેથી ભારત આ નવો વિક્રમ સ્થાપવા આજથી મેચ જીતવાના પૂરા પ્રયાસો કરશે

ભારતીય સમય મુજબ આ મેચ સવારના સાડા આઠથી શરૂ થશે ગયા શુક્રવારે રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં હરમનપ્રીત કૌરના આગેવાની હેઠળની ભારતીય ટીમે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો